ટી મદ્રાસમાં પદવીદાન દરમિયાન પ્રધાનમંત્રીએ યુવાનોને દેશની જરૂરિયાત ધ્યાનમાં રાખીને કામ અને સ્થળ નક્કી કરવા જણાવ્યું

અમર શહીદ જવાનોને શ્રેષ્ઠ અંજલી છે

નીતિ પંચ દ્વારા જાહેર કરાચેલા શાળાકીય શિક્ષણ ગુણવત્તા સૂચકાંકમાં કેરળ સૌ પ્રથમ અને

મક્રાસ ખાતે પદવીદાન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓએ દેશની જરૂરિથાત ધ્યાનમાં રાખીને કામ અને રહેઠાણ નક્કી કરવા જોઇએ પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર વિશ્વ ભારત તરફ અપેક્ષા રાખે છે અને ભારતમાં વિશાળ તક જોઇ રહ્યું છે ભારતીયોએ વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિશેષ પ્રદાન છે શ્રી મોદીએ કહ્યું કે ભાવિ વિશ્વ માટે સંશોધન સમૂહકાર્ય અને ટેકનોલોજી ત્રણ મુખ્ય સ્તંભ છે ભારત પાંચ ટ્રિલીયન ડોલરના અર્થતંત્ર માટે આશા રાખે છે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને દેશ સેવા માટે કટીબદ્ધ બનવા અનુરોધ કર્યો આ માટે સ્વપ્ન અનુસાર કાર્ય કરવા પર ભાર મૂક્યો પ્રધાનમંત્રીએ આરોગ્યની કાળજી લેવા માટે ફીટ ઇન્ડિથા યળવળમાં જોડાવા કહ્યું તથા આરોગ્યના પ્રશ્નો જીવનશૈલીને લગતા રોગોને પહોંચી વળવાના ઉકેલ શોધવા પર ભાર મૂક્યો હતો

અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે ત્વરીત કાર્યવાહી દળ આરએએફ ના રહમા સ્થાપના દિવસના સમારંભમાં તેઓ બોલી રહયાં હતા તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીર હવે વિકાસના પંથે આગળ વધશે

મીડિયા ભ્રષ્ટાયાર કેસમાં ભૂતપૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમની જામીન અરજી નકારી કાઢી છે ન્યાયાધીશ સુરેશ કૈતે જણાવ્યું કે તેઓ પુરાવા સાથે ચેડાં ન કરે પરંતુ સાક્ષીઓ પર દબાણ કરી શકે

તેમણે સીધી વડી અદાલતમાં જામીન અરજી કરી હતી હાલ તે ત્રીજી ઓક્ટોબર સુધી તિહાર જેલમાં ન્યાયીક અટકાયત હેઠળ છે

અને વિવિધ વ્યૂહાત્મક કામગીરી બજાવી છે તેમને કૌશલ્ય ક્રમાંકમાં પ્રથમ ક્રમે રહેવા માટે સ્વોર્ડ ઓફ ઓનર સન્માન અપાયું છે

તેમાં રાફેલ વિમાનનો પણ સમાવેશ થાય છે ગયા જુલાઇમાં તેમણે ભારત ફાન્સ સંયુક્ત ગરૂડ કવાયતમાં ભાગ લીધો હતો

ઓ

લેફ્ટેનન્ટ જનરલ રણબીરસિંહે આજે પૂર્વ લદાખના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમની સાથે અઝિશમનદળના લેફ્ટેનન્ટ જનરલ વાથ

જોશી પણ હતા તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે યર્યા કરી હતી અને સતર્કતા જાળવવા પર ભાર મૂક્યો હતો

તેમને બોર્ડના તમામ અધિકારો અપાયા છે બેન્કે નાણાકીય ઉપાડ મર્યાદા એક હજારથી વધારીને દસ હજાર કરી છે છ મહિના સુધી આ નિમણંક લાગુ કરાઇ છે

મુખ્યમંત્રી મનોહરલાલ કરનાલ બેઠક પરથી ઉમેદવારી કરશે કુશ્તીબાજ યોગેશ્વર દત્ત બરોડા બેઠક પરથી હોકી ખેલાડી સંદીપ સિંહ પેહોવા અને કુશ્તીબાજ લલીતા ફોગટ દાદરી બેઠક પરથી લડશે હરિથાણા પ્રદેશ ભાજપ પ્રમુખ સુભાષ બરાલા તોહાના બેઠક પરથી કેપ્ટન અભિમન્યુ નારનૌંદ બેઠક પરથી ઓમપ્રકાશ ધનકર બાદલી બેઠક પરથી યૂંટણી લડશે નવી દિલ્ફીમાં પક્ષના મહામંત્રી અરૂણસિંહે આ યાદી જાહેર કરી હતી

પંચના ઉપાધ્યક્ષે આજે નવી દિલ્હીમાં તે જાહેર કર્યો તેમાં કેરળ પ્રથમ નંબરે છે બાદમાં રાજસ્થાન બીજા ક્રમે અને કર્ણાટક ત્રીજા ક્રમે છે આ ઉપરાંત ગુણવત્તા સુધારામાં હરિથાણા પ્રથમ આસામ બીજા અને ઉત્તરપ્રદેશ ત્રીજાક્રમે છે નાનાં રાજ્યોની શ્રેણીમાં મણિપુર પ્રથમ ત્રિપુરા બીજા અને ગોવા ત્રીજા ક્રમે રહ્યા છે મેઘાલય સુધારાત્મક શ્રેણીમાં પ્રથમ નાગાલેન્ડ બીજા અને ગોવા ત્રીજા ક્રમે છે નીતિપંચના મુખ્ય અધિકારી અમિતાભ કાંતે આ પ્રસંગે કહ્યું કે સુધારાત્મક રાજ્યોની પ્રગતિ પ્રશંસનીય છે

અદાલતે કહ્યું કે તેઓ જાહેર સુરક્ષા કાયદા હેઠળની અટકાયતને પડકારી શકે છે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ વૈકોના એડવોકેટને જણાવ્યું કે તેમની અટકાયત કરાયેલી છે

આવતીકાલથી તેની સુનાવણી શરૂ થશે

સી પી એ કેજ બેઠક પર જાહેર કરેલા ઉમેદવાર નમીતા મુંદડા ભાજપમાં જોડાઇ ગયા છે

મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસમંત્રી પંકજા મુંડે અને સાંસદ પ્રિતમ મુંડેની હાજરીમાં તેને ભાજપમાં આવકારવામાં આવ્યા આ ઉપરાંત અન્ય કેટલાક અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે તેમાં વંચિત બહજન અઘાડીના ગોપીયંદ પડાલકરનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની હાજરીમાં તે ભાજપમાં જોડાથા હતા આ તબક્કે તેમને બારામતી બેઠકના ઉમેદવાર જાહેર કરાયા આ ઉપરાંત કોંગ્રેસના શિરપુરના ધારાસભ્ય કાશીનાથ પાવરા પર ભાજપમાં જોડાયા છે

કૌશલ્ય વિકાસ અંગેની રાજ્યોના મંત્રીઓની પરિષદને સંબોધતાં મંત્રી ડોક્ટર મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું કે લાયકાત અનુસાર લધુત્તમ સ્ટાઇપેન્ઠ નક્કી કરાયું છે અને તે દર મહિને પાંચથી નવ હજારની વચ્ચે રહે છે તેમણે કહ્યું કે જ્યાં ચાર કે વધુ કામદારો હોથ ત્યાં એપ્રેન્ટીસ રાખી શકાય છે તેમણે રાજ્યોમાં ગ્રામીણ સ્તરે કૌશલ વિકાસમિત્રનું માળખું ઉભું કરવા પર ભાર મૂક્યો ડોક્ટર પાંડેએ જણાવ્યું કે કૌશલ્ય વિકાસને સરકાર અગ્રતા આપે છે અને રાજ્યોએ તેના અમલ માટે શક્ય તમામ પ્રયત્નો કરીને કંપની એપ્રેન્ટીશીપ લાગુ કરવી જોઇએ